રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ નાણામંત્રી નિતિન પટેલ

રાજ્ય સરકારે કુદરતી ગેસ વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ગેસ ભાવમાં પ્રતિ

દક્ષિણ ગુજરાતમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદુ બન્યું

જિલ્લા ફુટબોલ ચેમ્પીયન શીપમાં આજે વડોદરા અને સુરત તથા અમદાવાદ અને મહેસાણા વચ્ચેની સેમી ફાઇનલ યોજાશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલ ગૃહમાં અંદાજપત્ર રજુ કરશે

દરમિયાન આજથી શરૂ થનારા રાજ્ય વિધાનસભાના અંદાજપત્રના સત્રને અનુલક્ષીને ગઇકાલે ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ ગઇ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાલી તેમજ વિપક્ષ કોંપ્રેસના નેતા શ્રી પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સત્ર દરમિયાન રજુ થનારા વિધેયકો પ્રશ્નોતરી તેમજ અન્ય કામકાજ અંગે ચર્ચા વિચારણા થઇ હતી

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી બેઠકમાં કુદરતી ગેસના વર્તમાન દરોની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં કુદરતી ગેસનો વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને ગેસનાં ભાવમાં રાહત આપવા મુખ્યમંત્રીએ સુચન કર્યું હતું જેના પગલે આ ભાવ ઘટાડાની જાહેરાત કરાઈ છે આ ભાવ ઘટાડાને પરિણામે રાજ્યના અન્ય ઉદ્યોગ પગ્ન કુદરતી ગેસના ઉપયોગ માટે આકર્ષિત થશે

આ અનામતના કારણે અન્ય વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે મેડીકલ કોલેજોની બેઠકોમાં વધારો કરવા અંગે દરખાસ્ત મંગાવી હતી

રાજય સરકાર દ્વારા અન્ય મેડીકલ કોલેજની બેઠકોમાં વધારા માટે પુનઃદરખાસ્ત મંગાવી હતી જે અંતર્ગત જી એમ

આર

એસ ટી ના સફળ અમલીકરણને બે વર્ષ પુરા થયા તેની ઉજવણી અમદાવાદ ખાતે યોજાઇ ગઇ જેમાં હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે કહ્યું હતું કે જી

જેવું એક રાષ્ટ્ર એક કરવેરો જેવી બાબત સફળ રીતે લાગુ કરી બતાવી મોદી સરકાર ક્રાંતિકારી ફેરફાર લાવી છે

વેપારઉદ્યોગ જગતની અપેક્ષા પ્રમાણે જી

જોગવાઇઓનું સરળીકરણ કરવાની ખાત્રી પણ તેમણે આપી હતી

એસ

ના મુખ્ય રાજ્ય વેરા કમિશ્નર પી

વાઘેલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જી

નું રજીસ્ટ્રેશન લેનાર કરદાતાઓની સંખ્યા ગુજરાતમાં બમણી થઇ છે તેમણે ઉમેર્યું હતું કે રીફંડ ઇ વેબિલ રીટર્ન ફાઇલીંગ વગેરેમાં ગુજરાત રાષ્ટ્રીયસ્તરે અગ્રેસર છે

ની અલાયદી અને વિશાળ કચેરી ગુજરાત હાઇકોર્ટ નજીક એસ જી હાઇવે ઉપર બંધાશે તેવી જાહેરાત પણ શ્રી વાઘેલાએ આ પ્રસંગે કરી હતી

કે

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કરાર ઉપર હસ્તાક્ષર કરવા માટે કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર હર્ષપતિ સિંઘાનિયા હાજર હતા

નવા પ્લાન્ટની ડિઝાઇન પર્યાવરણને અનુકૂળ હોય અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઓછી હોય તેનું ખાસ ધ્યાન રખાયું છે કાગળ બનાવવા માટે વપરાય તેનાથી વધુ વૃક્ષનું વાવેતર તથા ઉછેર કરવાની જવાબદારી લેવાઇ છે

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે શ્રી શાહ આવતીકાલે અમદાવાદ ખાતે નવનિર્મિત ઓવર બ્રીજનું લોકાર્પણ કરશે સાંજે જી

કન્વેશન હોલ ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યકરોનું અભિવાદન કરશે

ત્યારબાદ આવતીકાલે ચોમાસ આગળ વધી અરવલ્લી સાબરકાંઠા તથા મહીસાગર જિલ્લામાં સારો વરસાદ પડવાની સંભાવના છે

દિવથી ઓખા અને માંડવીથી જખૌ બંદર ઉપર દરિયાના મોજા સાડાત્રણ મીટર ઉંચા ઉછળવાની આગાહી છે વલસાડ પંથકમાં ચોથા દિવસે પણ અવિરત વરસાદ પડતા વલસાડ શહેર ઉપરાંત વાપી અને ઉમરગામમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે વાહનવ્યવહારને ભારે અસર થતા પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યા છે વલસાડ નજીક વાઘલધરા ગામે ભારે વરસાદ વચ્ચે મકાન તૂટી પડવાની ઘટના બની હતી

નવસારી શહેરના દસ્ત્રવાડ વિસ્તારમાં આવેલા અનેક જર્જરીત મકાન પૈકી એકનો આગળનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે

દરમ્યાન સરદાર સરોવર ઉપર આવેલા સ્ટેચ્ય ઓફ ્યુનિટી ખાતે હેલીકોપ્ટર સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નજીક જોજવા આડબંધ ઓવરફલો થતા લોકોને વહેણથી દૂર રહેવાની ચેતવણી તંત્ર દ્વારા અપાઇ છે નર્મદામાં જેનું વહેણ વિલીન થાય છે તેવી ઓરસંગ નદીમાં પાણીનું સ્તર વધતા કાંઠાળ ગામડા સાવચેત કરાયા છે

અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે ગોંડલ પંથકમાં ભારે વરસાદ થયો હતો આ ઉપરાંત મેતાખંભાળીયા કેશવાળા દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો